પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બંને નેતાઓને અભિનંદન પાઠવ્યા કેન્દ્ર સરકારના અધિકારીઓની એક ટુકડી કમોસમી વરસાદને કારણે પાકને થયેલા નુકશાનની સ્થિતિનો તાગ મેળવવા મહારાષ્ટ્રના વિદર્ભની યાર દિવસની મુલાકાતે છે ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી પ્રચાર જોરશોરથી થઇ રહ્યાં છે પર્યાવરણમંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું છે કે પ્રદૂષણને રોકવા માટે શહેર પ્રમાણે આયોજન કર્યું છે

રાષ્ટ્રવાદી કોગ્રેસ પાર્ટીના નેતા અજીત પવારને ઉપમુખ્યમંત્રી તરીકે આજે સવારે રાજભવનમાં શપથ લેવડાવવામાં આવ્યા રાજયપાલ ભગતસિંહ કોશિયારીએ એક સાદા સમારંભમાં બંને નેતાઓને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા શપથ ગ્રહણ બાદ શ્રી ફડનવીસે કહયું કે મહારાષ્ટ્રના લોકોએ સ્પષ્ટ જનાદેશ આપ્યો હતો પરંતુ શિવસેનાએ પરીણામ પછી બીજા પક્ષો સાથે સંકળાવાનો પ્રયત્ન કર્યો જે પછી રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવ્યું હતું મહારાષ્ટ્રને ખીચડી સરકાર નહી પરંતુ એક સ્થિર સરકારની જરૂર છે ઉપમુખ્યમંત્રી અજીત પવારે કહયું કે ચુંટણી પરીણામ પછી આજદિન સુધી રાજયમાં કોઇ પક્ષ સરકારની રચના કરી શકયું ન હતું અને રાજય ખેડુતોના મુદ્દા સહિત અને સમસ્યાઓનો સામનો કરી રહયું હતું આથી તેમણે એક સ્થિર સરકારની રચના કરવાનું નકકી કર્યુ હતું

તેમણે આશા વ્યકત કરી કે નવી સરકાર મહારાષ્ટ્રના ઉજજવળ ભવિષ્ય માટે કામ કરશે કેન્દ્રીય પરીવહન રાજમાર્ગ અને વહાણવટા મંત્રી નીતીન ગડકરીએ પણ બંને નેતાઓને અભિનંદન આપ્યા દરમિયાન એનસીપીના વડા શરદ પવારે કહયું છે કે મહારાષ્ટ્રમાં સરકારની રચના માટે ભાજપને સમર્થન આપવાનો અજીત પવારનો નિર્ણય તેમનો વ્યકિતગત નિર્ણય છે અને એનસીપી સાથે તેનો કોઇ સંબંધ નથી શિવસેનાના વડા ઉદ્વવ ઠાકરે સાથે આજે મુંબઇમાં પત્રકાર પરિષદને સંબોધતા શ્રી પવારે કહ્યું કે અજીત પવારનો નિર્ણય એ પક્ષના ધારાધોરણથી વિરૂદ્વનો અને ગેરશિસ્ત ભર્યો છે

નો કોઇ નેતા કે કાર્યકર એન સી પી અને ભાજપમ મળીને સરકાર રચે તેની તરફેણ કરતો નથી જે ધારાસભ્યો આવો પ્રથાસ કરી રહ્યાં છે તેમણે પક્ષાંતર વિરોધી ધારાની જોગવાઇઓને ધ્યાનમાં લેવી જોઇએ

ના બધા ધારાસભ્યોની આજે બપોરે સાડા યાર વાગે બેઠક બોલાવી છે એવી જ રીતે કોંગ્રેસે પણ મુંબઇમાં પક્ષના કાર્યાલય ખાતે તાકીદની બેઠક યોજી છે કોંગ્રેસના નેતા સંજય નિરૂપમે જણાવ્યું હતું કે આ બધા જ ઘટનાક્રમમાં કોંગ્રેસ બિનજરૂરી રીતે બદનામ થઇ છે અને શિવસેના સાથે જોડાણની વિચારણા એ જ ભુલ કહી શકાય

અમરાવતી ડિવિઝનના વિભાગીય કમિશનર પિયુષસિંહે કપાસ વિકાસ નિયામક કચેરીના ડો

સિંઘની અધ્યક્ષતાવાળી આંતર મંત્રાલયની ટીમ સમક્ષ પ્રેઝન્ટેશન કર્યુ હતું

કપાસનું ઉત્પાદન કરતા બુલદાના અને અકોલા જીલ્લાઓમાં કમોસમી વરસાદથી ઘણુ નુકસાન થયું છે જયારે આ બે જીલ્લાની સરખામણીએ અમરાવતી વશીમ અને યાવતમલ ઓછા અસરગ્રસ્ત છે દરમિયાન આ ટુકડીઓ યાવતમલ જીલ્લાના નેર તાલુકાની પણ મુલાકાત લીધી જયાં કપાસ સોયાબીન અને શાકભાજીના પાકોને મોટુ નુકસાન થયું છે

વિવિધ રાજકીય દળોના નેતાઓ પાંચ તબકકામાં થનારી વિધાનસભા યુંટણી માટે પ્રચાર કરી રહ્યાં છે

ગઈકાલે લોકસભામાં હવા પ્રદૂષણ અને આબોહવા પરિવર્તન અંગેની એક ચર્ચામાં જવાબ આપતા શ્રી જાવડેકરે આ સમસ્યા ઉકેલ માટે દરરોજ કામ કરવાની જરૂર પર ભાર મૂક્યો મંત્રીશ્રીએ કહ્યું કે હેવી ડ્યુટી ડીઝલ વાહનોએ બી એસ

શ્રી જાવડેકરે સૂચન કર્યું કે પ્રત્યેક નાગરીકે ઓછામાં ઓછા સાત છોડ લગાવવા જોઈએ મંત્રીશ્રીએ માહિતી આપી કે કેન્દ્ર સરકારે દિલ્લી અને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં વિવિધ સ્તરના પ્રદૂષણ માટે ગ્રેડેડ રીસ્પોન્સ એક્શન પ્લાન બહાર પાડ્યો છે

આ ધોષણા બાદ તેનો મજબુત પ્રતિભાવ વ્યકત કરતી વખતે યુએનએસસીએ એક નિવેદનમાં કહયું છે કે રાસાયણિક હથિયારોના ઉપયોગ માટે જવાબદાર લોકોની જવાબદારી નકકી થવી જોઇએ તેના ઠરાવમાં સુરક્ષા પરીષદે દેશોના સંમેલનને બહાલી આપવા વિનંતી પણ કરી હતી

ઉત્તર કોરિયા ઇજિપ્ત અને દક્ષિણ સુદાને તેમાં સહી કરી નથી જયારે ઇઝરાયલે હસ્તાક્ષર કર્યા છે પરંતુ આ કરારને પૃષ્ટી આપી નથી

આ રોકડ રકમ આવકવેરા વિભાગને તપાસ માટે સોંપવામાં આવી છે

નોંધવામાં આવી છે રાજ્ય વિધાનસભાની યૂંટણી પહેલા વાહનોના તપાસ અભિયાન દરમિયાન પલામૌ જિલ્લાના દલતોનગંજ મતદાર ક્ષેત્ર હેઠળના સાતબરબા વિસ્તારમાં એક વાહનમાંથી સાંઇઠ લાખ રૂપિયાની બિનહિસાબી રોકડ કબજે કરવામાં આવી હતી

કારના બે કબજેદારો પૈસાના સ્ત્રોતને સ્પષ્ટ કરવા માટે માન્ય કાગળી પૂરા પાડવામાં નિષ્ફળ થયા પછી રોકડ રકમ કબજે કરવામાં આવી હતી

બેઠકમાં તેમણે કેન્દ્ર શાસિત પ્રદેશમાં જન ઔષધી અને અમૃત ભંડારના કામકાજ અંગે સમીક્ષા કરી કમિશ્નરે કહ્યું કે સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલ જમ્મુ અને સરકારી ડેન્ટલ હોસ્પિટલ જમ્મુમાં બે અમૃત સ્ટોરનું કામ પુરૂ થયું છે અને પાંચ સ્ટોરનું બાકી કામ સોમવાર સુધીમાં પુરૂ થઇ જશે તેમણે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલ અને બોન એન્ડ જોઇન્ટ હોસ્પિટલમાં બે અમૃત સ્ટોર્સનું કામ પુરૂ થયું છે અને જુદા જુદા સ્થળોએ બાકીના અમૃત સ્ટોર પરના કામ વિવિધ તબક્કે ચે